પ્રાદેશિક સમાયાર નેહા પંચાલ વાંચ છે

શ્રી જાડેજાએ જણાવ્યુ હતું કે લાલચ વડે ધર્મ પરિવર્તનની ઘટનાઓ સમાજને કલંકિત કરતી હોવાથી તેના ઉપર કાબૂ મેળવવા આ ખરડો રજૂ કરાયો છે તેમણે ઉમેર્યું હતું કે લઝ્ન જેવી બાબત માં છેતરાતી દીકરી ભલે ગમે તે ધર્મની હોય પણ તે ખરેખર તો ગુજરાત ની દીકરી હોવાથી તેનું રક્ષણએ સરકારની જવાબદારી બને છે શ્રી જાડેજા એ યોખવટ પણ કરી હતી કે કોઈ રાજકીય એજન્ડા સાથે આ ખરડો લવાયો હોવાની વાત ખોટી છે સુજલામ્ સુફલામ્ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનના યોથા તબક્કાનો શુભારંભ થયો છે જળ સંગ્રહના કામો જેવાકે તળાવો ઊંડા કરવા હયાત ચેકડેમોનું ડિસિલટીગ તથા રિપેરિંગ તેના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતિકરણ હાથ ધરાશે આ ઉપરાં નદી નાળા ની સફાઇ અને તેને પુનઃ જીવિત કરવામાં આવશે

આ અભિયાન દ્વારા જે માટી મળશે તેનો ઉપયોગ ખેડૂતો વિનામૂલ્યે કરી શકશે ઉપરાંત સરકારી કામો અને અન્ય કામોમાં પણ આ માટીનો વપરાશ લોકો કરી શકશે રાજ્યભરમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેતી પણ સમૃધ્ધ બનતા ખેડૂતો અને ગામડું પણ પગભર બની શકશે

આ પ્રસંગે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતાં મુખ્યમંત્રીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના મેડિકલ વિધ્યાર્થીઓના પાસ કરવાના કથિત કૌભાંડમાં પણ કોઈ ને પણ છોડવામાં નહીં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યની ભાજપ સરકાર લવ જેહાદ મામલે પણ કડક કાયદો લાવી રહી છે કોઈપણ વ્યક્તિ હવે લઝન ના ઓઠા તળે ધર્મ પરિવર્તન કરી શકશે નહીં

દાદરા નગર હવેલીની સાયલી ગ્રામ પંચાયત અને દમણની દુનેઠા ગ્રામ પંચાયતને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર અને દાનહની મસાટ ગ્રામ પંચાયત તથા દમણની પટલારા ગ્રામ પંચાયતને ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર મળશે દાદરા નગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયત અને દમણની મગરવાડા પંચાયતને દિન દયાળ ઉપાધ્યાય સશક્તિકરણ પુરસ્કારની જાહેરાત થઈ છે દમણ ની દમણવાડા અને દાદરા નગર હવેલીની નારોલી ગ્રામ પંચાયતને બાળ મિત્ર ગ્રામ પંચાયત પુરસ્કાર જાહેર કરાયા છે એર ફોર્સ દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ સ્વાકના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસ

ઘોટિયાએ ગઈકાલે જામનગર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર એમ એસ દેશવાલ વાયુ સેના મેડલ અને એર ફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન સ્થાનિકના અધ્યક્ષા શ્રીમતી જ્યોતિ દેશવાલે તેમનું સ્વાગત કર્યું હતું તેમને ગાર્ડ ઓફ ઓનર પ્રસ્તૂત કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એર માર્શલને સ્ટેશનની હાલની પરિયાલન તૈયારીઓ પ્રવર્તમાન સુરક્ષા સ્થિતિ અને સ્ટેશન દ્વારા કરવામાં આવતી પૂર્વતૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી

ઈ સેમિના ર મહેસાણા જિલ્લાના વિસનગરની સાકંળચંદ પટેલ કોલેજ ઑફ એન્જીનિયરીંગમાં ગુજકોસ્ટના સહયોગથી આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ મશીન લર્નિંગ અને ડેટા સાયન્સમાં વર્તમાન પ્રવાહો અને સંસધોન વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાના ઈ સેમનારનું આયોજન કરાયું હતું

તેમાં તળાવ ઊડાં ઉતારવા અને તળાવ માંથી નીકળતી માટી થી પ કિલોમીટરનો કાયો રસ્તો બનાવવામાં આવ્યો છે સરકારની આ મનરેગા યોજનાની આ કામગીરીને લોકોએ ખુબજ સારી ગણાવી છે